પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વૈશ્વિક સંવાદ સંમેલન રાયસીના મંત્રણાનું આજે ઉદઘાટન

કોવિડ સંક્રમણ વધતું રોકવા ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સાતમા અને આઠમા તબક્કા માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે

મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ ભાર્ગવ ડી કારીયાની બેંચ સમક્ષ ગઈકાલે સુઓ મોટો અરજીની સુનાવણી થઇ હતી અખબારોમાં આવેલા અહેવાલોને ધ્યાનમાં લઈને અદાલત દ્વારા સરકારને નોટીસ આપવામાં આવી હતી

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રાજ્ય સરકારે કોવિડના સંક્રમણને રોકવા લીધેલા પગલા અંગેની વિગતો આપી હતી

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલની ઉપસ્થિતિમાં થોજાયેલી કોર સમિતીની બેઠકમાં આ નિર્ણયો લેવાયા હતા

જે શહેરોમાં રાત્રી કરફ્યુ અમલમાં છે ત્યાં કરફયુની અવધી દરમિયાન લગ્ન સમારોહ યોજી શકાશે નહીં

રાજ્યમાં જાહેરમાં રાજકીય સામાજીક ધાર્મિક કાર્યક્રમો મેળાવડાઓ યોજવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે એપ્રિલ તથા મે મહિનામાં આવતા દરેક ધર્મના તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે મુખ્યમંત્રીએ બધા જ તહેવારો પોતાની આસ્થાઅનુસાર ઘરમાં પરિવાર સાથે ઉજવવાની અપીલ કરી છે

યૂંટણી પ્રચાર દરમયાન સુશ્રી બેનર્જીએ મતદાન સમયે કેન્દ્રિય સશસ્ત્રદળોનો ઘેરાવ કરવાની તથા વિશેષ સમુદાય માટે મતદાન કરવાની અપીલ કરી હતી ચૂંટણી પંચે તેમના નિવેદનોની ટીકા કરી કહ્યું કે આવા નિવેદનોથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે

શ્રી લી દ્વિયાં ભારતની મુલાકાત દરમિયાન વિદેશમંત્રી એસ જયશંકર સાથે દ્વિપક્ષીય તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે વાતયીત કરશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રી ચંદ્રાની મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂંક કરી છે શ્રી ચંદ્રા શ્રી સુનિલ અરોરાના અનુગામી બનશે